તેમાં આગામી પાંચ વિધાનસભાની યૂંટણીઓ માટે પક્ષના ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાશે ભાજપની મુખ્ય રાષ્ટ્રીય કચેરી ખાતે મળી રહેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નફા સહિત વરિષ્ઠ નેતાઓ ભાગ લઇ રહ્યા છે આજની બેઠકમાં આસામ પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ અને પુફ્યેરી વિધાનસભાના ઉમેદવારોના નામ પસંદ કરાશે રાષ્ટ્રપતિ વારાણસી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરપ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે છે જ દરમિયાન આજે તેઓ વારાણસી ખાતે પહોંચ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વારાણસી વિમાન ઘરે રાષ્ટ્રપતિને આવકાર્યા હતા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ કાશી વિશ્વનાથના દર્શન અને પૂજા અર્ચના કર્યાં અને કાશીના દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા આરતી પણ કરી વારાણસીના કાર્યક્રમો ઉપરાંત રાષ્ટ્રપતિ સોનભદ્ર અને મિર્ઝાપુર જીલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી શ્રીલંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સાથે આજે ટેલિફોનિક વાતચીત કરી હતી

શ્રી મોદીએ ભારતની પડોશી પ્રથમ નિતીમાં શ્રીલંકાના મહત્વ પર ભાર મુક્યો હતો

પરીક્ષા પે યર્ચાની ચોથી આવૃત્તિ આ વર્ષે યોજાશે અને તે ઓનલાઇન માધ્યમથી યોજાશે

આ વખતે પ્રધાનમંત્રી માત્ર વિદ્યાર્થીઓ સાથે નહીં પણ વાલીઓ અને શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે ડીજીસીએ નાગરિક ઉડ્ડયન વિભાગના મહાનિયામક ડીજીસીએ એ વિમાન સેવા સંચાલક કંપનીઓને કહ્યું છે કે સતત ચેતવણી આપ્યા બાદ પણ જો મુસાફરો માસ્ક યોગ્ય રીતે ના પહેરે તો તેમને વિમાનમાંથી નીચે ઉતારી દેવા જોઇએ

માસ્ક યોગ્ય રીતે નથી પહેરતા અને આવા ગમનના દ્વાર પર સુરક્ષિત અંતર પણ નથી જાળવતા

સીઆઇએસએફ અને પોલીસ કર્મીઓને પ્રવેશદ્વાર પર તહેનાત કરવામાં આવ્યા છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે માસ્ક વિના કોઇપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકે નહી

અમરનાથ તીર્થ બોર્ડે કહ્યું કે સવાર અને સાંજની પૂજા તથા આરતીનું ઓનલાઇન પ્રસારણ કરાશે આ સિવાયના પરંપરાગત રીત રિવાજો પણ ઓનલાઇન બતાવવામાં આવશે અમરનાથ ગુફામાં જવા માટે એક સાંકડા રસ્તા પરથી જવું પડે છે

પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે વધુ મહિતી મેળવાઇ રહી છે

પ્રોફેશનલોએ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રણ નિર્ણયો પર સવાલ ઉઠાવ્યો હતો બાઇડન વહીવટીતંત્રના આ વિયારથી ભારતીય આઇ ટી પ્રોફેશનલોને રાહત મળવાની આશા છે જે પહેલાના ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન વિવિધ નિર્ણયો અને નિતીઓને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા

કવાડ સંગઠનના વડાઓની બેઠકના અંતે બહાર પડાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા તૈયાર કરાયેલી સીંગલ ડોઝ રસીનું ઉત્પાદન ભારતમાં કરાશે ભારતમાં ઉત્પાદન થનાર સુચિત રસીની ટેકનોલોજી અમેરીકાની છે તથા જાપાન અને અમેરીકા આ રસીના ઉત્પાદન માટે જરૂરી ભંડોળ આપશે

પહેલા તબકકાની ચુંટણીમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ આસામ ગણ પરીષદના અતુલ બોરા પ્રદેશ કોંગ્રેસના વડા રિપુન બોરાનો સમાવેશ થાય છે

આ પ્રદર્શનનું આયોજન જમ્મુ કાશ્મીરના માહિતી વિભાગની પ્રાદેશિક કચેરી દ્વારા કરાયું હતુ પ્રદર્શનમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઇ પટેલ અને સુભાષયંદ્ર બોઝ જેવા સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે